કેલ્પના શાહ જિલ્લામાં પ્રિમોન્સુન કામગીરી સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી ચોમાસામાં લોકોને મુશ્કેલી ન પડે તે માટે સંબધિત વિભાગોને પ્રિ મોન્સૂનની કામગીરી ઝડપથી હાથ ધરવા અને તે કામમાં બેદરકારી નહી ચલાવી લેવામાં આવે તેવી સ્પષ્ટ તાકીદ જિલ્લા કલેકટરે કરી હતી ગઇકાલે જિલ્લા મથક ભુજ ખાતે કલેકટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે પ્રિ મોન્સૂન કામગીરી સંદર્ભે બેઠક મળી હતી જેમાં જિલ્લાના શહેરી વિસ્તારની નગરપાલિકાઓ બંદરસહિતના જવાબદારોને તાકીદ કરીને ઓમાસા પૂર્વે આ કામગીરી અંગેનો કિઝાસ્ટર પ્લાન તૈચાર કરવાની સૂચના અપાઈ હતી

આ અંગે માદિતી આપતાં જીલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ જણાવ્યું હતું કે જીલ્લાભરમાં વિવિધ તાલુકાઓમાં જીલ્લા પંચાયત હસ્તકની જમીનો મોજૂદ છે જેના પર નાના મોટા દબાણો કરાચા હોવાનું સર્વેમાં ધ્યાનમાં આવતાં આ પગલું લેવાયું છે જે અંતર્ગત આંગણવાડી બનાવવા માટે જીલ્લા પંચાયત હસ્તકની છ જેટલી જમીનોને દબાણ મુંકવ કરાઈ છે

તેઓ વીર સાવરકર નામથી ઓળખાતા હતા બ્રિટીશ સરકાર સામે લડનાર તેઓ એક ક્રાંતિકારી હતા તેમના જન્મજયંતિના અવસર પર તેમની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણલ કરવા સંસદના સેન્ટ્રલ હોલ ખાતે આજે ખાસ સમારોહનું આયોજન કરાયું છે પ્રધાનમંત્રીએ એક ટવીટ સંદેશામાં વિનાયક દામોદર સાવરકરને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે ઉપરાષ્ટ્રપતિ એમ

એક ટવીટ સંદેશામાં શ્રી નાયડ઼એ જજ્ઞાવ્યું હતું કે આઝાદીની લડાઇમાં શ્રી સાવરકરે આપેલા યોગદાનનું દેશ હંમેશા યાદ કરશે તેમણે જજ્ઞાવ્યું હતું કે ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાની ઉપરાંત સાવરકર એક બુદ્ધિશાળી સુધારક પજ્ઞ હતા ક્રાંતિવીર વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતી નિમિતે ગાંધીનગર ખાતે વિધાનસભા પરિસરમાં વીર સાવરકરના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાશી સહિતના અનેક આગેવાન હાજર હતા વીર સાવરકરની દેશ માટે ફના થઇ જવાની ભાવનામાંથી આજની પેઢી પ્રેરજ્ઞા લેશે તેવો વિશ્વાસ શ્રી રૂપાજ્ઞી વ્યક્ત કર્યો હતો

પેન્શન ચૂકવજ્ઞા કચેરીની યાદીમાં જજ્ઞાવ્યા મુજબ રાજ્ય સરકારના આઈ

એ સ્કીમથી પેન્શન મેળવતા પેન્શનરોએ જુલાઈ માસ સુધીમાં વાર્ષિક હયાતીની ખરાઈ કરાવી લેવી